નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મનરેગા યોજનાની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રને ગતિ મળશે તથા કોવીડના કારણે અર્થતંત્ર ઉપર થયેલી વિપરીત અસરના પરિણામો ઘટાડી શકાશે મનરેગાના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી કરાશે તથા આર્થિક પ્રવૃત્તિઓ ઝડપી બનાવાશે કોવીડના કારણે શહેરમાંથી પોતાના વતન પાછા ફરેલા શ્રમિકોને પણ આ પહેલથી રોજગારીની તકો આપી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારી શકાશે

આ જીતના ઉપલક્ષે દેશભરમાં ગઈકાલે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાયો હતો આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે

આ દિવસે સ્વતંત્ર બાંગ્લાદેશનો પણ ઉદય થયો હતો શ્રી મોદીએ ગઈકાલે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતિથી યાર સ્વર્ણિમ વિજય મશાલ પ્રશ્વલિત કરી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્વાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્વ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્હનું અનાવરણ કર્યું

ગઈકાલે યુ કે ના વિદેશ મંત્રી ડોમીક રાબેએ શ્રી મોદીને રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું હતું ત્યારબાદ ભારત અને બ્રિટનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં શ્રી ડોમીક રાબેએ પ્રધાનમંત્રી મોદીને પાઠવેલા આમંત્રણના સ્વીકાર પર આનંદ વ્યક્ત કર્યો હતો

કે ફ્રાન્સ જર્મની ઈટાલી અને જાપાન ભાગ લેશે